નવી માર્ગદર્શિકા મુજબ ગુનાઇટ પુર્વ ઇતિહાસ જો હોય તો તેની વિગત અખબારો અને ટેલીવીઝન ઉપર જાહેર કરવી પડશે આ વિગતોનું પ્રથમ પ્રસારણ અને પ્રકાશન ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસ પહેલા ચાર દિવસે કરવાનું રહેશે એવી જ રીતે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ પછી પાંચ થી આઠ દિવસ દરમિયાન સંબંધીત વિગતોનું બીજી વખત પ્રકાશન અને પ્રસારણ કરવાનું રહેશે

કોઇપણ બેઠક ઉપર બીનહરીફ ચુંટાનાર ઉમેદવાર તથા રાજકીય પક્ષોએ પણ ચુંટણી લડી રહેલા ઉમેદવાર માટેના નિયમ મુજબ ત્રણ વખત ગુનાઇ ત પુર્વ ઇતિહાસ ધરાવતા ઉમેદવારની વિગતો જાહેર કરવી પડશે યુંટણી પંચે જણાવ્યું છે કે આ સુધારા તત્કાળ અમલમાં આવશે

તેમણે વીડીયો કોન્ફરસીંગના માધ્યમથી ધાર સીધી સિંગરૌલી અને ગ્વાલીયર જીલ્લાના કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી લાભાર્થીઓ સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબોની સમસ્યાઓ દુર કરવા માટે તમામ શકય પ્રયાસો કરી રહી છે આ તમામ આવાસ કોવીડની વર્તમાન પડકારજનક પરિસ્થિતિના સમયગાળામાં બનાવવામાં આવ્યા છી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુશળ માનવશક્તિના થોગદાન વિશે વિગતવાર જાણકારી આપી જણાવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર યોજનાનો લાભ શહેરથી પાછા ફરનાર મજૂર ભાઇઓએ લીધો છે જેમની મહેનત થકી જ આવાસોનું બાંધકામ ઝડપી શક્ય બન્યું છે હવે સ્વચ્છ ભારત મનરેગા ઉજ્જવલા સૌભાગ્ય જેવા વિવિધ યોજનાઓ ગરીબ લોકો માટે આવાસની યોજના સાથે સંકળાઇ છે આ કલ્યાણકારી યોજનાઓથી ગરીબોના સપના સાકાર થશે આ પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આ પરીવારો માટે આજે નવા જીવનનો પ્રારંભ છે

પેટ્રોલીયમ પ્રોજેકટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારમાં પેટ્રોલીયમ ક્ષેત્રના ત્રણ પ્રોજેકટોનું આવતીકાલે લોકાર્પણ કરશે તેઓ વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી પારાદીપ હલ્દીયા દુર્ગાપુર પાઇપ લાઇનના પ્રોજેકટમાં દુર્ગાપુરથી બાંકા ક્ષેત્રની યોજના તથા રાંધણગેસ રીફીલના બે એકમોનું લોકાર્પણ કરશે

એક ટવીટ સંદેશામાં કર્મચારી બાબતોના મંત્રી ડોકટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે કોરોના વાયરસને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને અનુલક્ષીને આ નિર્ણય લેવાયો છે

તેમણે વધુમાં જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન પેન્શનધારકોને પેન્શન મળતુ રહેશે

આ ટ્રેનો સંપુર્ણપણે આરક્ષિત છે આ ટ્રેનોનું ટીકીટ બુકીંગ આ મહિનાની દસમી તારીખથી શરૂ થઇ ચુકયું છે

આ અગાઉ રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમાર યાદવે જણાવ્યું હતું કે દેશના વિવિધ વિસ્તારોમાં માંગણી અને પ્રતીક્ષા સુચિઓ ઉપર રેલવે નજર રાખી રહી છે જો જરૂરપડે તો વધુ ટ્રેનો આવનાર સમયમાં ચલાવવામાં આવશે દિલ્હી મેટ્રો દિલ્હી મેટ્રો ટ્રેનથી તમામ લાઇનો આજથી કાર્યરત થઇ છે દિલ્હી મેટ્રો રેલવે નિગમે એક ટવીટ સંદેશામાં જણાવ્યું છે કે મેટ્રો સેવા સવારના છ વાગ્યાથી રાત્રીના અગ્યાર વાગ્યા સુધી ઉપલબ્ધ છે સાથે જ એરપોર્ટ એકસપ્રેસ લાઇન પર સેવા ફરથી શરૂ કરાઇ છે જોકે મુસાફરોએ મુસાફરી દરમિયાન તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે

યુએસ ઓપન ટેનીસ અમેરીકન ઓપન ટેનીસ સ્પર્ધાની મહિલાઓની સીંગલ્સની આજે રમાનારી ફાયનલ મેચમાં બેલારૂસ્ની વિકટોરીયા અઝારેંકા અને જાપાનની નાઓમી ઓસાકા વચ્ચે મુકાબલો થશે

તો બીજી સેમી ફાઇનલમાં નાઓમી ઓસાકાએ અમેરીકાની જેનીફર બ્રેડી સામે વિજય મેળવ્યો હતો પુરૂષોના વિભાગની સીંગલ્સની ફાયનલ જર્મનીના એલેકજૈન્ડર જેવરેવ અને ઓસ્ટ્રીયાના ડોમીનીક થિએમ વચ્ચે રમાશે